તેમણે કહ્યું કે બીજા કાર્યકાળના પ્રારંભમાં જ અમારા ગૃહના સભ્ય મદનલાલ અમારી વચ્ચે નથી રહ્યા તેમના પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ આ સાથે સાથે શ્રી મોદીએ કહ્યું કે પહેલી વખત પ્રચંડ જનાદેશ બાદ ગૃહમાં બોલવાની તક મળી છે આ વખતે પહેલી વખત કરતાં વધારે સમર્થન અને વિશ્વાસ સાથે અમને ફરી દેશની સેવા કરવાની તક મળી છે જેના માટે હું સૌનો આભારી

હવામાન નેઋત્ય ચોમાસુ દક્ષિણ ગુજરાત અને અરબી સમુદ્રના ઉત્તરભાગમાં વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે કેન્દ્રિય હેવામાન કચેરીની યાદી અનુસાર નૈઋત્ય ચોમાસુ અરબી સમુદ્રના કાંઠે સુરત અને વેરાવળ સુધી પહોંચી ગયું છે હવામાન કચેરી દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે આગાહીમાં જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી સમુદ્ર તોફાની રહેશે અને માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે કુલ્પના શાહ ચોમાસું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જલ્લાઓ અને તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે

મી એટલે કે પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે

મી એટલે કે અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે આજે આહીરપટીન વરનોરા ઝીકડી હબાય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હોવાના અહેવાલ મળ્યા છે

થોડા સમય અગાઉ રાજ્યના ખાણ ખનીજ કમિશ્નર કચેરીની ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા જિલ્લામાં આવેલ ચાઈનાકલે પ્રોસેસીંગ યુનિટો પર દરોડો પાડીને સ્ટોકની તપાસ કરવામાં આવતા ખનીજ ચોરી થઈ હોવાનું જાણવા મળતા પ્રોસેસીંગ યુનિટોને દંડ કરવામાં આવ્યો હતો જે અંગે ચાઈનાકલે પ્રોસેસીંગ યુનિટ એસોસીએશનના હોદેદારોએ રાજ્યમંત્રી વાસણાઈ આહિર સમક્ષ રજૂઆત કરતા તેમણે ખાણ ખનિજ કમિશ્નર અને ઉદ્યોગ ખાણ વિભાગના અગ્રસચિવ સમક્ષ રજૂઆત કરી હતી જેને પગલે પ્રોસેસીંગ યુનિટોને ફરી શરૂ કરવા માટેનો આદેશો આપવામાં આવ્યા હતા

ડી સી સી ના ચેરમને પદે સતત ત્રીજીવાર નિયુક્ત થયેલા દેવરાજ ગઢવીએ રાજ્ય કેન્દ્ર સરકાર અને નાબાર્ડની વિવિધ યોજનાઓના લાભ જિલ્લાના છેવાડાના લોકો સુધી પહોંચશે તેવા કોલ આપ્યો હતો તેમણે બોર્ડના ડિરેકટરો તેમજ રાજકીય આગેવાનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અનેક પડકારો છતાં છેલ્લા પાંચ વર્ષમાં કડક રીકવરીના લીધે બેંકના એનપીએમાં ઘટાડો થયો છે તેમજ ખાતેદારોમાં વધારો થયો છે

ખેડૂતો અને ખાતેદારોએ બેંક પર મુકેલો વિશ્વાસ ક્યારેય નહીં તોડવામાં આવે તેવી ખાત્રી તેમણે આપી હતી

કેટલીક જગ્યાએ બીજા રાઉન્ડ ચાલુ છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આર્થિક નબળા વિદ્યાર્થીઓ માટે અનામત બેઠકોમાં દસ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે

નો સમાવેશ થાય છે જ્યારે લખપત તાલુકા માં નાની મોટી કપુરાસી ઘડુલી નારાયણ સરોવર શાળાનો સમાવેશ થાય છે આ ઉપરાંત અબડાસાના જખો છેર નરા વાયોર વગેરેનો સમાવેશ થાય છે